કેન્દ્ર સરકાર દ્વારા ક્રૂડ અને ગેસના ઉત્પાદનને વધારવા સતત પ્રયત્ન હોવા છતાં ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે નેચરલ ગેસનું ઉત્પાદન વધીને ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું છે

પી એફ

પી એસ અને સુકન્યા સમ્રધ્ધિ જેવી નાની બચત યોજનાના દરમાં કોઈ ફેરફાર કર્યા નથી

અચાનક તાચમાનમાં વધારો થતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીનો ખૂબ અનુભવ કર્યો હતો

આગામી બે દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવનું જોર યથાવત રહેતા ગરમીનો પારો ઉંચકાયેલો રહેશે

તે મુજબ દેનાબેન્ક અને વિજયા બેન્કનો બેન્ક ઓફ બરોડામાં વિલય થઈ જશે સામાન્ય ગ્રાહકોને તેનાથી ચિંતા કરવા જેવું નથી કારણ કે તાત્કાલીક કોઈ બદલાવ નહીં આવે હાલમાં તો બંને બેંકના વિલયની ટેકનોલોજીકલ પ્રક્રિયાથી શરૂ કરીને તેમાં દોઢથી બે વર્ષનો સમય લાગશે એમ બેન્કના મુખ્ય અધિકારી દ્વારા જણાવાયું છે

આ ત્રણેય બેંક શાખાના એટીએમ બંધ નહીં થાય ચેકબુક તથા પાસબુક યથાવત રહેશે

તાઈવાનમાં ચાલી રહેલી ચેમ્પિયનશીપમાં બે બે ગોલ્ડ મેડલ થયા છે